પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ખેતી પ્રવાસન અને આરોગ્ય ક્ષેત્રની યોજનાઓનો ગઈકાલે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી શુભારંભ કરાવ્યો

કેન્દ્ર સરકારે આવકવેરા રિટર્ન અને જીએસટી રિટર્ન ભરવાની મુદ્દતમાં વધારો કર્યો છે દૈવીતત્ત્વના અસૂરીતત્વ ઉપરના વિજયના પર્વ દશેરાની આજે દેશભરમાં ઉજવણી થશે

રાજ્યના ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ કરાવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આ યોજના ગુજરાતના ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિનું પ્રભાત લાવશે પ્રથમ તબક્કામાં આ યોજના ગીર સોમનાથ પાટણ અને દાહોદ જિલ્લામાં અમલમાં મૂકાઈ છે આ યોજના હેઠળ ગીર સોમનાથ સહિત ત્રણ જિલ્લાના ખેડૂતોને દિવસ દરમિયાન કૃષિ હેતુથી વીજળી આપશે આગામી ત્રણ વર્ષમાં આ યોજના સમગ્ર રાજ્યમાં અમલમાં મૂકાશે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતે છેલ્લાં બે દસકામાં ઊર્જાક્ષેત્રે ક્રાંતિકારી કામગીરી કરી છે પ્રધાનમંત્રીએ અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી હૃદયરોગની સારવાર માટેની દેશની સૌથી મોટી હોસ્પિટલ તથા ટેલી કાર્ડિયોલોજી મોબાઈલ એપ્લીકેશનનો વીડિયો માધ્યમથી શુભારંભ કરાવ્યો હતો

સી યુ

ભાવિકોને સુવિધા આપવાની સાથે સાથે આ પ્રોજેક્ટ પ્રવાસન ઉદ્યોગને નવું બળ આપશે તથા રોજગારીની નવી તકો ઉભી કરશે મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢથી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અમદાવાદથી આ ઈ લોકાર્પણ કાર્યક્રમમાં જોડાયા હતા

માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પૂણે મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બંધાયેલા આવાસોનો વીડિયોના માધ્યમથી ડ્રો કરતાં આ મુજબ જણાવ્યું હતું એવી જ રીતે કેન્દ્ર સરકારે બાર કરોડ શૌયાલયો અઢી કરોડ પરિવારોને વીજ જોડાણી તથા પાણીના ચાર કરોડ જોડાણી આપવાની નોંધપાત્ર કામગીરી કરી છે

ગઈકાલે જનતાદળ રાષ્ટ્રવાદીના ઉમેદવાર શ્રી નારાયણ સિંહ હાથસર ગામે ગઈકાલે સાંજે સાત વાગે ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે દસ અજાણ્યા હ્મલખોરોએ તેમના ઉપર હ્મલો કર્યો હતો લોકોના સમૂહે એક હ્મલખોરને પકડીને માર મારતા તેનું મૃત્યુ નીપશ્યું હતું પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ પ્રથમ નજરે બે જૂથોની આંતરિક લડાઈનો કિસ્સો જણાય છે કારણ કે નારાયણસિંહ પણ ગુનાહિત ભૂતકાળ ધરાવે છે દરમિયાન બિહારની પ્રથમ તબક્કાની યૂંટણી માટેનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે

બધા જ રાજકીય પક્ષોના મુખ્ય અગ્રણીઓ મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે

નફાએ લખીસરાઈ ખાતેની રેલીમાં આર

ડી માં શાસનમાં ગુનાઓ વધ્યા હોવાનો આરોપ કરીને લોકો મહાગઠબંધનને નકારશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો જેડી યુના અધ્યક્ષ અને મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમની સરકારે કરેલી કામગીરીની વિગતો આપી હતી વિપક્ષના અગ્રણીઓએ પોતાના ચૂંટણી પ્રચારમાં એન

ભગવાન રામે આજના દિવસે રાવણ સામે વિજય મેળવ્યો હોવાથી આ પર્વને વિજ્યાદશમી તરીકે પણ ઉજવવામાં આવે છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને દશેરા પર્વની શુભેચ્છાઓ આપી છે રાષ્ટ્રપતિએ તેમના સંદેશામાં જણાવ્યું છે કે દશેરાનું પર્વ દેશની સાંસ્ક્રતિક એકતા મજબૂત બનાવે છે આ પર્વ આપણને દુર્ગણોનો ત્યાગ કરીને સદગુણ સાથે બધાની સાથે સુમેળભર્યું જીવન જીવવાની પ્રેરણા આપે છે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કોવિડના સંક્રમણને રોકવાના નિયમો સાથે દશેરાનું પર્વ ઉજવવાની અપીલ કરી છે દુર્ગામાતાએ મહિષાસુરનો આજના દિવસે વધ કર્યો હતો તેથી આ પર્વ અસત્ય ઉપર સત્યના વિજય માટે પણ ઉજવવામાં આવે છે તેમણે કહ્યું છે કે દશેરાનું પર્વ આપણને ભગવાન રામની જેમ આદર્શ પવિત્ર અને સદગુણો સાથેનું જીવન જીવવાની પ્રેરણા આપે છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક મહાનુભાવોએ રાજ્યના નાગરિકોને દશેરા પર્વની શુભકામના પાઠવી છે